પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે

આ ઉપરાંત ઓખા સહિતનાં બંદરો પર ત્રણ નંબરનાં સિઝનલ લગાવવામાં આવ્યા છે

એક જ દિવસમાં નોંધાયેલા આ અત્યારસુધીનો સૌથી મોટો આંક છે

એક જ દિવસમાં નોંધાયેલો આ અત્યારસુધીનો સૌથી મોટો આંક છે

દરમિયાન કાપડ ઉદ્યોગમાં પણ કેસનો વધારો થતા ગઇકાલે હિરા અને કાપડ ઉદ્યોગને લઈને આરોગ્યમંત્રી કુમાર કાનાણી અને સાંસદો દ્વારા ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ હતી જેમાં કાપડ બજાર બંધ ન કરવાનો નિર્ણય લેવાયો છે આ સાથે જે માર્કેટની દુકાનમાં કેસ નોંધાશે તે દુકાન અને ફ્લોર બંધ કરવામાં આવવાનો નિર્ણય લેવાયો છે જ્યારે હિરા ઉદ્યોગને સાત દિવસ માટે બંધ કરાયાને પૂર્ણ થતા સાવચેતી સાથે હિરા ઉદ્યોગ પણ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે દરમ્યાન અમદાવાદ શહેર અને આસપાસના હીરાના કારખાના એક અઠવાડિયું બંધ રાખવાનું નક્કી કરાયું છે હીરાબજારના આગેવાનોએ જણાવ્યુકે કારખાના માટે જરૂરી કાચો માલ નહિમળવાના કારણે કામકાજ ચાલુ રાખવું મુશ્કેલ બન્યું છે જોકે આ નિર્ણયથી રત્ન કલાકારોને ફરી એક અઠવાડિયું બેરોજગાર થવાની સ્થિતિ ઊભી થઈ છે સ્મારકો કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત અને કોવીડના કન્ટેનમેન્ટ વિસ્તારમાં નથી તેવા ઐતિહાસિક વારસાના સ્મારકો આજથી પર્યટકો માટે ખૂલ્લા મુકાશે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 એવી જ રીતે કોઈ યોક્કસ રાજ્ય અથવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જાહેર હિતના અપાતા આદેશોનું પણ યૂસ્તપણે પાલન કરવાનું રહેશે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

શાળાઓએ ઓનલાઈન માધ્યમથી શિક્ષકો તથા વિદ્યાર્થીઓને તાલીમ કાર્યક્રમ માટે નોમીનેટ કરવાના રહેશે

મી દૂર માય ગામ પાસે નોંધાયું હતું ભયાઉ સહિતના વિસ્તારમાં આ આંચકાની નોંધપાત્ર અસર અનુભવાઇ હતી